પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી પી એમ

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે દીવ સરકીટ હાઉસનું ઉદઘાટન કર્યું દીવ હવાઈ મથકે દીવના પ્રશાસકે ઉષ્માભેર સ્વાગત કર્યું રાષ્ટ્રપતિ યાર દિવસની મુલાકાત દરમિયાન અન્ય વિકાસકામોનું ઉદઘાટન પણ કરશે

સમગ્ર દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપાઇની જન્મજયંતિ સુશાસન દિવસની ઉજવણી કરી રહ્યું છે સમગ્ર દેશમાં આજે નાતાલ પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ છ રાજ્યોના લાભાર્થી ખેડૂતો સાથે વાતયીત કરી ખેડૂતોએ પીએમ કિસાન અને જુદીજુદી સરકારી કલ્યાણ કાર્યક્રમો અંગે પોતાના અનુભવોને પ્રધાનમંત્રી સાથે આપ લે કરી ખેડૂતોએ કહ્યું કે અમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત યૂકવણી થઇ રહી છે અને અને આનાથી ઉત્પાદન વધારવામાં મદદ મળે છે એક ખેડૂતે કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન યોજના અને પાકમાં વિવિધતા લાવવાના કાર્યક્રમ અંતર્ગત તે પોતાની ઉપજ એ

મંડીઓની બહાર વેચી શકે છે અને પોતાના કુટુંબ માટે વધુ આવક કમાવી શકે છે

પ્રધાનમંત્રી કહ્યું કે સરકારે કૃષિ ખર્ચ ઓછું કરવાના ઉદ્દેશ્ય માટે કેટલાય પગલા ભર્યા છે ખેડૂતો માટે મુદ્રા આરોગ્ય કાર્ડ નીમ કોટેડ યુરિયા અને સૌર પંપ જેવી યોજનાઓ શરૂ કરી છે તેમણે કહ્યું કે ખેડૂતોના પાક માટે સારી વીમા સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવી છે જેનો ફાયદો કરોડો ખેડૂતોને મળી રહ્યો છે શ્રી મોદીએ કહ્યું કે સરકારે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે દેશના ખેડૂતો પોતાની ઉપજના યોગ્ય ભાવ મેળવી શકે તેમણે કહ્યું કે સ્વામીનાથન સમિતિનો અહેવાલ અમલી કરીને સરકારે ખેડૂતોને લધુત્તમ ટેકાના ભાવથી દોઢ ગણા વધુ ભાવ અપાવ્યા છે

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે નવી દિલ્હીમાં દ્વારકા ખાતે આયોજીત જનસભાને સંબોધન કરતા જણાવ્યું કે વાતચીત દ્વારા તમામ સમસ્યાઓનો ઉકેલ શક્ય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતો સાથે સંવાદ કરવા ઇચ્છે છે તેથી તેમણે ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ પાઠવ્યું છે રાષ્ટ્રપતિ દીવ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં નવનિર્મિત સરકીટ હાઉસનું ઉદઘાટન કર્યું હતું રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દીવની ચાર દિવસની મુલાકાત દરમિયાન ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે ખૂખરી મેમોરીયલ અને નાગાવા ફૂડસ્ટોલનું ઉદઘાટન કરશે

જ્યાં જિલ્લા રાજકોટ ક્લેક્ટર સુશ્રી રૈમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તેમનું સ્વાગત કર્યું હતું

પી

કીટ વગેરેના નિર્માણ માટે દેશને આત્મનિર્ભર બનાવવા દેશના વૈજ્ઞાનિકોના સમર્પણની પ્રશંસા કરી છે હૈદરાબાદ ખાતે ભારતીય આંતરરાષ્ટ્રી તય વિજ્ઞાન મહોત્સવના સમાપન સત્રને વીડીયો માધ્યમથી સંબોધન કરતા તેમણે જણાવ્યું કે કોવિડ રોગયાળાની શરૂઆતમાં ભારતમાં પીપીઇ કીટ વેન્ટિલેટર અને પરીક્ષણ કીટની ઉત્પાદન ક્ષમતા નહીવત હતી પરંતુ ટૂંકા ગાળામાં જ હવે દેશ પી પી

અને ભારત બાયોટેક વચ્ચેના સહયોગની પ્રશંસા કરી હતી

અટલ બિહારી સુશાસન દિવસ સમગ્ર દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપાઇની જન્મજયંતિ સુશાસન દિવસની ઉજવણી કરી રહ્યું છે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક રાજકીય આગેવાનોએ નવીદિલ્ફીમાં સદૈવ અટલ સ્મારક ખાતે શ્રધ્ધાસ્મન અપર્ણ કર્યાં

નાતાલ સમગ્ર દેશમાં આજે નાતાલ પર્વની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે ઈસા મસીહના સિધ્ધાંતો અને તેમનું જીવન વિશ્વના લાખો લોકોને શક્તિ પ્રદાન કરે છે

આવતીકાલે રમાનારી મેચમાં અજીંક્ય રહાણે ભારતીય ટીમના સુકાની રહેશે જ્યારે રવિન્દ્ર જાડેજા શુભમન ગિલ અને મોહમ્મદ સિરાઝનો ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે